શ્રી રૂપાણીએ બંધુતા સમરસતા અને આપસી પમના ગુરૂનાનક દેવજીના ઉપદેશન આત્મસાત કરવામાં આ પવ સમસ્ત સમાજને બધુત્વ અને ભાઈચારાની પ્રેરણા આપશે તેમ શભ સદેશમાં જણાવ્ય છે તેમજ શીખ સમુદાયના લોકોએ ગુરૂનાનક દેવની લંગર પરંપરાને ચલાવી રહયા છે

જની સીધી અસર સામાન્ય લોકો પર મોંઘવારી રૂપે પડી શકે આ બદલાવમાં આર

સી ના નિયમોમાં ફેરફાર નવી ટ્રેન પી એન બી માં એટીએમ સંબંધિત નિયમોમાં બદલાવ વગેરેનો સમાવેશ થયેલો છે

આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ નથી એમ ડી સી પી એ દવારા જણાવાયું હત સંભવ તઃ આજે આરોપીઓના ટેસ્ટ નેગેટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવશે

તેમજ કુલ રર નવા પોઝીટીવ કેસ નોંધાયા હોવાના અહેવાલ છે

પરિક્ષા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી એમ પ્રજાપતિ માર્ગદર્શન આપ્યું હતું તેમજ પરિક્ષાના પ્રારંભ પૂર્વે આખા ખંડને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો

અનેક જગ્યાએ યોજાતા કાર્તિક પૂનમ મેળો પણ રદ રાખવામાં આવ્યા છે

તે દરમ્યાન સામાજીક અંતરન ચસ્ત પણ પાલન કરાયું હતું તાલીમબાદ ઘટક કચેરી ખાતે સી ડી પી ઓ તથા સ્ટાફ સાથ વિવિધ મુદદે રિવ્યુ મિટીંગ યોજવામાં આવી હતો